પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામાજીક સશકિતકરણ માટે કૃત્રિમ બુઘ્ઘિમત્તા અંગેની શિખર પરીષદનું આજે સાંજે ઉદઘાટન કરશે

સબકા સાથ સબકા વિકાસની ભાવના સાથે પ્રધાનમંત્રી મોદી સર્વસમાવેશી વિકાસ માટે કૃત્રિમ બુઘ્ઘિમત્તાના ઉપયોગ કરવાની વ્યુહરચના ધરાવે છે

નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણામંત્રીઓ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે જીએસટી પરિષદની પાછલી બેઠકમાં કેન્દ્ર સરકારે રાજ્યોને ચાલુ નાણાંકીય વર્ષ માટે જીએસટી વળતરની આવશ્યકતાને પહોંચી વળવા માટે બે વિકલ્પો આપ્યા હતા

ગુજરાત સરકારે રિક્ષા ચાલકો છકડો અને મિનિ ટેમ્પોના ડ્રાઈવરો તેમજ દહાડીયા શ્રમિકોને પણ અનાજ વિતરણ યોજનાનો લાભ આપવાનો નિર્ણય લીધો છે બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા શ્રમિકોને પણ આ યોજના હેઠળ આવરી લેવાશે

કે શિવકુમારના નિવાસ સ્થાન અને ઓફિસોમાં દરોડા પાડ્યા છે મની લોન્ડરીંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂરા પાડવામાં આવેલ ઇનપુટ્સના આધારે વિવિધ સ્થળોએ હાલ શોધખોળ ચાલુ છે આ દરોડા સામે આજે કોંગ્રેસના કાર્યકરોએ બેંગલુરૂમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું નેતા સિધ્ધારમૈયાએ આ દરોડાને રાજ્યની ચૂંટણી દરમિયાન કોંગ્રેસને નબળો બનાવવાના પ્રયાસો ગણાવ્યા રાજ્યના તબીબી શિક્ષણમંત્રી કે સુધાકરે જણાવ્યું કે દરોડા બધા જ કોંગ્રેસ નેતાઓ વિરૂધ્ધ નથી પરંતુ માત્ર ડી

શિવકુમાર સામે છે જેઓ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે આમ જણાવી તેમણે ઉમેર્થું કે આનાથી ચૂંટણીના પરિણામો પર કોઈ પ્રભાવ નહીં પડે

વિદ્યાર્થીઓ આ પરિણામ સત્તાવાર વેબસાઈટ રિઝલ્ટ ડીટ જેઈઈએડીવી ડીટ એસી ડીઈ ઈન પર નિહાળી શકાશે

શ્રી પોખરીયાલે આ પરીક્ષાના તેજસ્વી વિદ્યાર્થીઓને આત્મનિર્ભર ભારત માટે કામગીરી કરવા અનુરોધ કર્યો છે તેમણે કહ્યું કે જે વિદ્યાર્થીઓને અપેક્ષા મુજબ માર્ક મળ્યા નથી તેમના માટે પણ બીજી ઘણી તકો રહેલી છે

એ એસ

પી એસ

પી એસ સી દ્વારા લેવાતી આ પ્રિલીમ પરીક્ષાના પરિણામોના આધારે મેળવેલા ગુણની મદદથી વિદ્યાર્થીઓને મુખ્ય પરીક્ષા માટે તારવવામાં આવશે

પી એસ સી

અમારા સંવાદદાતા જણાવે છે કે પ્રિલીમ પરીક્ષા માટે સાડા દસ લાખથી વધુ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા ગઈકાલે કોવીડના સંક્રમણને ખાળવા માટેના નિયમોના પાલન સામે આ પરીક્ષા યોજવામાં આવી હતી

રવિવારે સંવાદ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે પ્રથમ તબક્કામાં વરિષ્ઠ નાગરિકો બાળકો એકથી વધુ રોગથી પીડાતા નાગરિકો તથા વધુ લોકોના સંપર્કમાં આવનારા વ્યવસાયીકોને આવરી લેવાશે તેમણે જણાવ્યું હતું કે કોવીડને નાથવાના પથ ઉપર દેશ ખાસ્સો આગળ વધ્યો છે એક પ્રશ્નના જવાબમાં આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોવીડની રસી તૈયાર કરવાના મુદ્દે દેશમાં ત્રીજા તબક્કાના પરિક્ષણો થઈ રહ્યા છે

ત્રીજો ક્રમાંક ધરાવતા ઓસ્ટ્રીયાના ડોમીનીક થીએમે સતત પાંચમી વખત સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે

દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચકાંક મંગળવારે અને બુધવારે પણ મધ્યમ શ્રેણીમાં રહેશે કારણ કે ઝડપી પવનોને કારણે પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થશે

હવામાન વિભાગના નિયામક મૃત્યુંજય મહાપાત્રે જણાવ્યું હતું કે હવાનું હળવું દબાણ એ વાવાઝોડાનો પ્રથમ તબક્કો હોવાથી અમે આ પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છીએ